ધારાસભ્ય ડો નિમાબેન આચાર્યના પ્રયાસોથી હાથ ધરાયેલી કાર્યવાહીના વ્યાપક બનાવીને આગામી દિવસોમાં મનેરેગાના કામો શરૂ કરનારી પંચાયતો સુધી પહોંચાડીને શ્રમજીવીઓના આરોગ્યની પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવાની નેમ વ્યક્ત કરાઈ છે આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા અને યુવા ભાજપના કન્વીનર ધવલભાઈ આચાર્ય ખાસ ઉપસ્થીત રહ્યા હતા